એલ ડી ડીસેલીનેશન પ્લાન્ટ તથા એશીયાના સોથી મોટા સોલાર પ્લાન્ટનું ડીજીટલ ખાતમુદ્ર્ત કરવામાં આવશ્રેઆ પ્રસંગે રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને આવકારતા કચ્છ ખાતેના યોજાનાર કાર્યક્રમની રૂપરેખા જણાવી હતી

આ બેઠકમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી

પાટીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીનાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ અને ભાજપના અગ્રણીઓ જોડાયા હતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી

પાટીલે જણાવ્યું કે આ બેઠકમાં આગામી સમયમાં યોજાનાર યૂં ટણીઓ સહિત વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં સરકારની યોજનાઓ જનતા સુધી પહોચાડવા ચર્ચા હાથ ધરાઇ હતી આશુ તોષ અંતાણી કચ્છ ભુજોડી પર્યાવરણબાઈટ ધર્મેશ અંતાણી એગ્રોસેલ દ્વારા ભુજોડી ગ્રામપં ચાયતની મદદથી પર્યાવરણનું ઋણ સ્વીકારનો અનોખો અભિગમ અપનાવવામાં આવ્યો છે ભુજોડી ગ્રામ પંચાયતના સરપંચલક્ષ્મીબેન વણકર અને ગામના આગેવાનોના પ્રયાસથી એગ્રોસેલ કંપની દ્વારા આ કાર્યક્રમ તાજેતરમાં યોજાયો

ડી પટેલની રાહબરી હેઠળ જીલ્લાના દશ તાલુકા મથકોએ ઈ લોકઅદાલતનું આયોજન કરાયુ હતું આશુ તોષ અંતાણી હવામાન જીલ્લામાં પશ્ચિમિ વિક્ષોભની અસર હેઠળ સર્જાયેલો ધાબળીયો માહોલ વિખેરાવાની સાથે જ મહત્તમ અને લધુત્તમ તાપમાન્સુચક પારો નીચો ઉતરી જતાં જીલ્લામાં ફરીથી ઠંડીની પકડ મજબુત બની છે ઉપરાંત જીલ્લામાં પવનની વધેલી ગતિએ દિવસ દરમ્યાન પણ ઠંડીની તીવ્રતા વધુ તીક્ષ્ણ બનાવી હતી સરહદી અબડાસા તાલુકાનું મુખ્ય મથક નલિયા સમગ્ર રાજયનું શીત મથક બની રહ્યુ હતું

આસપાસ રહ્યુ હતું હવામાન વિભાગ દ્રારા આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી કરવામાં આવી છે